ચિદમ્બરમની ધરપકડ કરી હાજર કરવા અદાલતે પ્રોડકશન વોરંટ બહાર પાડયું

સીરિયામાં કર્ડ લડાયકો સાથે મંત્રણાઓને તૂર્કીએ નકારી કાઢી

ત મલેશિયામાં સુલતાન જોફર કપ જુનિયર હોકી કપમાં ઓસ્ટ્રેલિયાને ફરાવી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી

બેન્ચમાં ન્યાયાધીશો શ્રી એસ એ બોબડે ડી

ચંદ્રયુડ અશોક ભૂષણ અને એસ એ

ચિદમ્બરમની ધરપકડ કરી છે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

ઇડીએ ખાસ ન્યાયાધીશ અજયકુમાર કુહારને જણાવ્યું કે તેમની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે

ઇડી વતી એડવોકેટે રજૂઆત કરી કે શ્રી ચિદમ્બરમનું નિવેદન નોંધવામાં આવ્યું છે

પોલીસ મહાનિદેશક દિલબાગ સિંહે આકાશવાણીને જણાવ્યું કે બિજબહેરાના પંઝાલપારો વિસ્તારમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક હિજબૂલ મુજાફીદીન જુથનો કમાંડર નસીર યાડરુ હતો એક અન્ય આતંકવાદીની ઓળખ જાવેદ અહેમદ તરીકે થઇ છે ત્રીજા આતંકવાદીની ઓળખ હાલ થઇ રહી છે

શોપિયાં જીલ્લાના સિંધુસિરમલ ગામે રાજસ્થાનના દ્રકડ્રાઇવરની બે દિવસ પહેલાં ગોળીબારથી ઠાર કરાથો હતો તે પછી આ બનાવ બન્યા પામ્યો છે પોલીસ અધિકારીઓએ આકાશવાણીને જણાવ્યું કે શંકાસ્પદ મિલિટંટે છત્તીસગઢના મજૂરની હત્યા કરી હતી મરનાર વ્યક્તિની ઓળખ કરાઇ છે

આ મજૂરની હત્યામાં બે બંદૂકધારીઓ સંડોવાયેલા હોવાની શકયતાઓ છે પોલીસે તેઓને પકડી પાડવા અભિયાન શરૂ કર્યું છે

આ બાબતે કોઇએ અવાજ ઉઠાવ્યો નથી

તેઓ ભારતીય અર્થતંત્રનુ ભાવિ અને પડકાર અંગે ગઇકાલે કોલંબિયા યુનિવર્સિટીની સ્ક્લ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ પબ્લીક એફેર્સ ખાતે યોજાયેલા સમારોહમાં બોલી રહ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી માસની આઠમી તારીખે કરતારપૂર કોરીડોરને ખુલ્લો મૂકશે

પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહમંત્રાલયના વધારાના સચિવ ગોવિંદ મોહને જણાવ્યું કે કરતારપુરમાં દરબાર સાહિબની મુલાકાત માટે સરહદ પેલેપાર જવા શ્રદ્વાળુઓને પાસપોર્ટની જરૂર રહેશે

પાકિસ્તાને વીસ ડોલરનો સેવાયાર્જની માંગણી ભારતીય યાત્રીઓ પાસે કરી છે તે અંગેના પ્રશ્નના જવાબમાં શ્રી મોહને કહ્યું કે તે અંગે ફાલ વાતચીત યાલી રહી છે અને પાકિસ્તાનને આ ચાર્જ નહિં લેવા સમજાવવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે કરતારપુર સાહિબ ડેરા બાબા નાનક પવિત્ર ધામથી યાર કિલોમીટર રાવિ નદીની પેલે પાર પાકિસ્તાનના નરોવંલ જીલ્લામાં આવેલું છે

આ કોરીડોરમાં આવવા જવા માટે ભારતીય શ્રદ્વાળુઓ માટે વિઝા વિના સુવિધા અપાઈ છે તેઓએ કરતારપુર સાહિબ માટે પરવાનગી મેળવવી પડશે

ચૂંટણીને માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે જુદાજુદા પક્ષોના મોટા નેતાઓ રાજયની મુલાકાત લઇ રહ્યા છે

રાજયમાં યૂંટણી સ્વતંત્ર અને મુક્ત રીતે થાય તે માટેની સઘળી તૈયારીઓ થઇ છે મુંબઇમાં આકાશવાણી સમાચાર વિભાગને આપેલી ખાસ મુલાકાતમાં મુખ્ય ચૂંટણી અધિકારી બળદેવ હરપાલસિંહે આગામી યૂંટણીની સલામતિ વ્યવસ્થાની માફીતી આપી હતી

બધી જાહેર અને ખાનગી કચેરીઓના કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે બંધ રાખવામાં આવી છે

નવી મુંબઇના ખારઘર ખાતે ચૂંટણીસભાને સંબોધતાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે નરેન્દ્ર દિલ્હીમાં અને દેવેન્દ્ર મુંબઇમાં નવા ભારતના નિર્માણ માટે અને મહારાષ્ટ્રને ઉંચી ક્ષિતિજે પહોંચાડવા પ્રથત્નો કરી રહ્યા છે રાજયના આર્થિક વિકાસમાં કોંકણનો પ્રદેશ અને સમૃદ્ધ દરિયા કિનારો મહત્વનું યોગદાન આપી શકે તેમ છે

આ ઉપરાંત જેઓ તેમની બોટોને આધુનિક બનાવવા માંગતા હોય તેઓએ સરકાર લોન ઉપલબ્ધ કરી રહી છે

તેમણે કહ્યું કે નવી મુંબઇ હવાઇ મથક ટ્રાન્સહાર્બર લીંક રોડ અને મેટ્રો નેટવર્ક સાથેના આંતરમાળખાકીયનો વિકાસ ખૂબ ઝડપથી થઇ રહ્યો છે શ્રી મોદીએ મતદારોને મતદાનના દિવસે બહાર જવાના બદલે રેકોર્ડ બ્રેક મતદાન કરવા અપીલ કરી હતી મહારાષ્ટ્રમાં શ્રી મોદીની આ ત્રીજી રેલી હતી અગાઉ અકોલા અને જાલના જિલ્લાઓમાં બે રેલીઓ યોજાઇ હતી

બેંગલુરૂના કાયદાના વિદ્યાર્થીઓએ નવી દીલ્ફીમાં શ્રી નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે તેમણે લોકશાહી વધુ મજબૂત બને તેની પર ભાર મૂક્યો અને મતદાન હક્કની સાથે જવાબદારી બને તેની પર ભાર મૂક્યો હતો ઉપરાષ્ટ્રપતિએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની તરફેણ કરી હતી

એક ચૂંટણી જાહેરસભામાં ભાર્ગવે કહ્યું કે ભાજપ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને કોંગ્રેસ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરે છે ચૂંટણીપંચે જણાવ્યું કે આ નિવેદન આચાર સંહિતાના ભંગ સમાન છે

લિસ્ટે એ ની મેચોમાં ડબલ સેન્યુરી ફટકારનાર નવમો ભારતીય ખેલાડી છે